ઉપરાષ્ટ્રપતિ એમ વૈ કેં યા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મો દી લો કસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન રાજ્યસભામાં વિરા ેધપક્ષના ને તા ગુલાબ નબી આઝાદ કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ પક્ષો ના ને તાઓ આ પ્રસંગે ઉપસ્થિત હતા પ્રાસંગિક ઉદબો ધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે સ્વર્ગ સ્થ અટલ બિહારી વાજપે યી દેશના મહાન રાજપુરૂષો માના એક તરીકે હંમેશા યાદ રાખવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મો દીએ તે મના સંબો ધનમાં કહ્યું હતું કે અટલજીના સંબો ધનમાં એક તાકાત હતી અને તે ટલી જ તાકાત અટલજીના મૌ નમાં પણ હતી શ્રી મો દીએ કહ્યું કે હવે અટલજી સંસદના મધ્યસ્થ ખંડમાં હંમેશ માટે રહેશે અને પે ઢીઓ સુધી નવા ને તાઓ ને પ્રેરણા અને આશિવા દ આપતા રહેશે